ગઈકાલે સાંજે નવી દિલ્હીની આર્મી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત રવિવારથી વધુ કથળી હતી

તેમને દસમી ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજમાં થયેલી ગાંઠનું ઓપરેશન કરાયું હતું ભારત સરકારે સદગતના માનમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે

તેમણે કેન્દ્રીય નાણાં સંરક્ષણ વિદેશી બાબતો અને વાણિશ્ય મંત્રી તરીકે પણ કાર્ય કર્યું હતું શ્રી મુખર્જી આયોજન પંચના ઉપાધ્યક્ષ પણ હતા તેઓ પાંચ વખત રાજ્યસભા અને બે વખત લોકસભા માટે ચૂંટાયા હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રી પ્રણવ મુખરજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે

તેમણે સખત મહેનત શિસ્ત અને સમર્પણ દ્વારા દેશનું સર્વોચ્ય બંધારણીય પદ શોભાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે શ્રી પ્રણવ મુખર્જીએ વિકાસના માર્ગ ઉપર એક અસીમ છાપ છોડી છે શ્રી પ્રણવ મુખર્જીએ આર્થિક અને વ્યૂહાત્મક મંત્રાલયોમાં લાંબા ગાળાના યોગદાન આપ્યા હતા

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીને સ્વર્ગસ્થ પ્રણવ મુખરજીને રશિયાનો સાચો મિત્ર ગણાવીને કહ્યું છે કે બંને દેશો વચ્ચેની આગવી તથા વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવામાં શ્રી મુખરજીનું યોગદાન નોંધપાત્ર હતું નેપાળના પ્રધાનમંત્રી કે

શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્સાએ તેમને શ્રેષ્ઠ રાજનીતિજ્ઞ અને લોકપ્રિય આગેવાન તરીકે ઓળખાવ્યા છે બાંગ્લાદેશે સદગતના માનમાં બુધવારે રાષ્ટ્રીખાય શોકની જાહેરાત કરી છે

આગામી સાતમી સપ્ટેમ્બરથી મેટ્રો રેલ સેવાનો તબક્કાવાર પ્રારંભ કરાશે

કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિના લીધે સંસદના આ વખતના સત્રના આયોજનમાં નવા ફેરફારો થશે જેમાં સંસદ સભ્યો તથા સંસદના સંકુલમાં આવનારા કર્મચારીઓના પરિક્ષણો સામાજિક અંતરની જાળવણી જેવા પગલાંનો સમાવેશ થાય છે

શિક્ષણમંત્રીએ જણાવ્યું કે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવો પડશે તેમજ સામાજિક અંતરની જાળવણી કરવી પડશે

નીટ તથા જેઈઈ પરીક્ષાઓ માટેના પ્રવેશપત્રોના આધારે વિદ્યાર્થીઓ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી શકશે પરીક્ષાના દિવસ અને સમયને ધ્યાનમાં લઈને લોકલ ટ્રેનની ફ્રિક્વન્સીઓ વધારવામાં આવશે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ સરકારે પણ નીટ તથા જેઈઈના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી જવા આવવા વિનામૂલ્યે પરિવહન સેવા આપવાની જાહેરાત ગઈકાલે કરી હતી

પણ આ કામગીરી સલામતીના નિયમો સાથે સાવચેતીપૂર્વક થવી જોઈએ તેમણે કહ્યું કે કોરોના વાયરસ બધી જ ઉંમરના લોકોમાં ઝડપથી ફેલાઈ શકે છે આથી જ છૂટછાટ આપનાર દેશોએ વાયરસને નિયંત્રણમાં રાખવામાં પણ એટલી જ ગંભીરતા દાખવવી પડશે

વિશ્વ દિવ્યાંગ દિવસે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયા નાયડુએ સત્યેન્દ્રસિંહ લોહિયાને શ્રેષ્ઠ ખેલાડીનો રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કર્યો હતો